નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ સહિત રાજ્ય મંત્રીમંડળના વરિષ્ઠ મંત્રીઓ ની ઉપસ્થિતીમાં પૂ ર્વ કેન્દ્રીય નાણાં સચિવ અને સમિતીના અધ્યક્ષ ડૉ અઢિયાએ આ અહેવાલ અર્પણ કર્યો હતો

નેહ્લ ઠક્કર રાજય કોરોના રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે

જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યુ કે બંન્ને દર્દીને ભુજની ખાનગી હોસ્પિટલ મારફતે અમદાવાદની ખાનગી લેબોરેટરીમાં તેમના સેમ્પલ મોકલ્યા હતા મોડી સાંજે બંન્નેના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે બીએસએફનો જવાન દિલ્હીથી ડયુટી જોઈન કરવા લખપતના ગુનેરી આવ્યો હતો અને બી એસ એફ દ્રારા તેને ક્વોરન્ટાઈન રખાયો હતો માંડવીની મહિલાનું ઓપરેશન થવાનું હોઈ સેમ્પલ લેવાયુ હતું જેનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે

નેહ્લ ઠક્કર રાપર વરસાદ ગઈકાલે રાત્રે રાપર સહિત આજુબાજુના ગામોમાં ગાજવીજ સાથે એક ઈંચ વરસદા થયો હોવાનું નજીકના સુ ત્રો દ્રારા જાણવા મળેલ છે ઉપરાંત આ વરસાદ અંગે આકાશવાણીને શ્રોતામિત્ર દ્રારા પણ ટેલિફોનિક માહિતી આપવામાં આવી હતી